સી

અને કોંગ્રેસે સંયુક્ત રીતે દાવો કરતો પત્ર સુપ્રત કર્યો

સી પી અને કોંગ્રેસે સંયુક્ત રીતે કરેલી અરજી સંબંધે સર્વોચ્ય અદાલત આવતીકાલે સવારે આદેશ આપશે રાજ્યપાલ ભગતસિંગ કોશિયારીએ શનિવારની વહેલી સવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને બીજી વાર હોદ્દા અને ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા હતા એનસીપીના નેતા અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા

તેમ જણાવ્યું હતું તેમણે રાજ્યપાલ ભગતસિંઘ કોશિયારીના નિર્ણય વિરૂદ્ધ અંગેની અરજીનો જવાબ આપવા સર્વોચ્ય અદાલત પાસે બે થી ત્રણ દિવસનો સમય માંગ્યો હતો ન્યાયમૂર્તિ એન

તે તેમના વિવેકાધીન છે તેમ જણાવ્યું હતું કેન્દ્ર સરકાર તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ પક્ષ રાખતા સર્વોચ્ય અદાલતને જણાવ્યું કે રાજ્યપાલ સરકારની રચના માટે કયા પક્ષ પાસે કેટલું સંખ્યાબળ છે તે અંગેની તપાસ કરી શકે નહીં શ્રી મહેતાએ રજૂઆત કરી કે રાજ્યપાલ કોશિયારીએ શિવસેના બીજેપી અને એનસીપીને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું પરંતુ તેઓ નિષ્ફળ જતાં રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું હતું આજે સવારે સુનાવણી શરૂ થતાંની સાથે સોલીસીટર જનરલે ગઇકાલે કોર્ટે માંગેલ પત્રો રજૂ કર્યા હતા

લોકસભા અને રાજ્યસભા આવતીકાલે બે વાગ્યા સુધી મુલતવી રહ્યા છે જ્યારે લોકસભા બીજીવાર બે વાગ્યા સુધી મુલતવી રહી ત્યારે પરિસ્થિતિમાં કોઇ ફેર પડ્યો ન હતો કોંગ્રેસ અને ડાબેરી વિપક્ષી સભ્યો વેલમાં ધસી ગયા હતા અને મહારાષ્ટ્ર બાબતે સુત્રોચ્યાર કર્યો હતો આવી પરિસ્થિતિ બાદ ચાર વિધેયક રજૂ કરાયા હતા પરંતુ ધાંધલ ધમાલ ચાલુ રહેતા સભાગૃહનું કામકાજ આવતીકાલ માટે મુલતવી રહ્યું હતું અગાઉ સભાગૃહ મળ્યું ત્યારે કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષો વેલમાં ધસી ગયા હતા

સરકાર વિરૂદ્ધ તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલનું સરકારની રચનામાં ભજવેલા ભાગ અંગે ભારે સૂત્રોચ્યાર કર્યા હતા સ્પીકર ઓમ બિરલાએ કોંગ્રેસના સભ્યો દ્વારા બેનરો દર્શાવવા અંગે વાંધો લીધો હતો તેમણે વારંવાર આમ નહીં કરવા જણાવ્યું હતું પરંતુ વિપક્ષોનો દેખાવ ચાલુ રહ્યો હતો બાદમાં શ્રી બિરલાએ માર્શલને બોલાવીને બેનરો સાથેના સભ્યોને બહાર લઇ જવા આદેશ કર્યો હતો આના પરિણામે થોડીક ઝપાઝપી થવા પામી હતી સ્પીકરે પ્રશ્નકાળને ચલાવવા કોશિશ કરી હતી પરંતુ કોંગ્રેસ સાંસદ રાહ્લ ગાંધી પ્રશ્ન માટે ઉભા થયા હતા તેમણે આક્ષેપ કર્યો કે મહારાષ્ટ્રમાં લોકશાહીનું હનન થયું છે ધાંધલના દ્રશ્યો ચાલુ રહેતા સ્પીકર ઓમ બિરલાએ બપોરના બાર વાગ્યા સુધી સભાગૃહને મુલતવી રાખ્યું હતું બાદમાં તે વધારીને બે વાગ્યા સુધી કરાયું હતું

રાજ્યસભામાં આવા જ દ્રશ્યો સર્જાયા હતા બપોરે બે વાગ્યા સભાગૃહ ફરી મળી ત્યારે કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષોએ સુત્રોચ્યાર કર્યો હતો ઘોંઘાટ ભર્યા દ્રશ્યો વચ્ચે ડેપ્યુટી ચેરમેન હરીવંશે કહ્યું કે મહારાષ્ટ્રના મુદ્દે ચર્ચાને મંજુરી આપવામાં આવી નથી તેમણે કહ્યું કે ચેરમેન વેંકૈયા નાયડુએ સ્પષ્ટતા કરી છે કે આ મામલો સબજ્યુડીસ છે તેથી તે અંગે ચર્ચા થઇ શકે નહી બાદમાં આવતીકાલ બે વાગ્યા સુધી સભાગૃહ મુલતવી રખાયું હતું અગાઉ આજે સવારે કોંગ્રેસ અને ડાબેરી તેમજ અન્ય પક્ષોએ આ મુદ્દે એડઝોર્નમેન્ટ પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને ચેરમેને નામંજુર કર્યો હતો તેમણે અગાઉના નિર્ણયોને ટાંકીને જણાવ્યું કે રાજ્યપાલના નિર્ણયની ચર્ચા થઇ શકે નહીં સિવાય કે તે અંગેનો સબસ્ટેન્સી પ્રસ્તાવ હોય આને કારણે વિપક્ષોએ તેમની બેઠકો ઉપરથી ઉભા થઇને સૂત્રોચ્યાર કર્યો હતો ઘોંઘાટભર્યા દ્રશ્યોની વચ્ચે કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ ભાજપને સરકાર બનાવવાનો મેન્ડેટ આપ્યો છે પરંતુ શિવસેના એન સી પી અને કોંગ્રેસ ગમે તે ભોગે સરકાર રચવાના પ્રથત્નો કરી રહ્યા છે ઘોંઘાટભર્યા દ્રશ્યો ચાલુ રહેતા નાયડુએ સભાગૃહને આવતીકાલ બપોરે બે વાગ્યા સુધી મુલત્વી રાખવાની જાહેરાત કરી હતી

આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવાઇ રહ્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સંયુક્ત બેઠકને સંબોધન કરશે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ આ બેઠકમાં હાજર રહેશે આ પ્રસંગે રાષ્ટ્રપતિ સંસદના સેન્ટ્રલ હોલથી વિડિયો કોન્ફરન્સીંગ દ્વારા ડિજીટલ એક્ઝીબિશનને ખુલ્લું મુકશે

સુધારણા કરાયેલ આ બિલમાં પ્રધાનમંત્રી અને તેમના સૌથી નજીકના કુટુંબના સભ્યોને આ સલામતી વ્યવસ્થા ઉપલબ્ધ બનશે પૂર્વ પ્રધાનમંત્રી અને તેમના કુટુંબના સભ્યોને ગંભીર ખતરો હોય તો આ સલામતીનું કવચ પ્રાપ્ત થશે

માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નિશાંકે આજે લોકસભામાં લેખિતમાં આ માહિતી આપી હતી

તેમણે કહ્યું કે યુનિવર્સિટીઓને ભરતી માટે ઝડપથી પગલાં લેવા જણાવાયું છે

આ માર્ગદર્શિકા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને જાણીતા શિક્ષકો અને સંશોધનકર્તાઓ જેમણે યુનિવર્સિટી અને કોલેજોમાં અનુભવ મેળવ્યો છે તેઓ ઉપલબ્ધ બનશે

નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારે આજે તેમનો હોદ્દો સંભાળ્યો હતો શ્રી ફડણવીસે કહ્યું કે તેઓએ મુખ્ય સચિવ અને નાણાં સચિવ સાથે કમોસમી વરસાદને કારણે અસર પામેલા ખેડૂતોને વધારાની સહાય આપવા અંગેની ચર્ચા વિયારણા કરી હતી બીજી બાજુ શિવસેના એનસીપી અને કોંગ્રેસના પ્રતિનિધિમંડળે આજે સવારે મુંબઇમાં રાજભવનની મુલાકાત લઇ રાજ્યમાં સરકાર રચવાના દાવાનો પત્ર સુપ્રત કર્યો હતો અમારા સંવાદદાતા જણાવે છે કે સિનિયર એન સી પી નેતાઓ અને અજીત પવાર વચ્ચેના નિર્ણયને બદલવા સમજાવવાની વાટાઘાટો યાલી રહી છે

અદાલતે કેન્દ્રને દિલ્ફી એનસીઆરમાં સ્મોક ટાવર અંગે દસ દિવસમાં નક્કર પગલાં લેવા પણ જણાવ્યું છે આ પ્રદૃષણથી લાખ્ઓ નાગરિકોનું જીવન દ્રેંકું બની રહ્યું છે સર્વોચ્ય અદાલતે પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ અને દિલ્ફી રાજ્યોમાં પ્રદૂષણને અંકુશમાં લેવાયેલા પગલાઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને જાણવા માંગ્યું હતું કે ખરાબ હવાની ગુણવત્તાથી અસર પામતા લોકોને શા માટે વળતર ના આપવું જોઇએ ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા અને દિપક ગુપ્તાની ખંડપીઠે પરિસ્થિતિ એલારમીન છે તેમ જણાવી કહ્યું કે આમાં માત્ર સરકારી વહીવટીતંત્ર જ નહીં પણ ખેડૂતો પણ જવાબદાર છે ખંડપીઠે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સંબંધિત રાજ્યો પાસેથી ગંગા થમુના સહિતની નદીઓમાં પ્રદૃષણને રોકવા શું પગલાં લીધા તેનો પણ અહેવાલ માંગ્યો છે

ઉમેદવારી પત્રોની યકાસણી આવતીકાલે હાથ ધરાશે ઉમેદવારો તેમના ઉમેદવારી પત્રો ગુરૂવાર સુધીમાં પરત ખેંચી શકશે

આઠ જિલ્લાઓની આ બેઠકોમાં રાંચી હઝારીબાગ કોડેરમા અને રામગઢનો સમાવેશ થાય છે

રાજ્યમાં જુદાજુદા રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા રેલીઓ અને ચૂંટણીસભા યોજી રહ્યા છે